પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રીએ ગરીબોને બેન્ક ખાતા ખોલી આપવા મફત ગેસ જોડાણ આપવા શૌચાલયો બનાવવા જીએસટી ખેડૂતોને લધુત્તમ ટેકાના ભાવ અને સર્જીકલ સ્ટ્રાઇક વગેરે બાબતોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે એ કાર્યકાળ દેશની અનેક જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત રહ્યો હતો શ્રી મોદીએ જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષનો કાર્યકાળ દેશના વિરાટ સપના અને આકાંક્ષા પૂર્તિનો રહ્યો છે

બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં એન ડી એ

સરકાર આ દિશામાં કામ કરવામાં કોઇ કસર નહીં છોડે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નફાએ આજે સોશ્યિલ મિડીયાના માધ્યમથી સંબોધન કર્યું

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે

જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે

વધુ માહિતી આપે છે

કાનુની માપ વિજ્ઞાન નિયંત્રક ડી

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે સલામતીના ભાગરૂપે રાજ્યના મોટાભાગના બંદરોમાં એક નંબરનું સિઝ્નલ લગાવી દેવામાં આવ્યું છે વેરાવળ અને માંગરોળ બંદર મોરબીના નવલખી બંદર દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર ઉપર અને અમરેલીના જાફરાબાદના બંદર ઉપર એક નંબરનું સિઝનલ લગાવવામાં આવ્યું છે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે